પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઇમાં વિવિધ રીતે સેવા બજાવનારા નાગરિકોની પ્રશંસા કરી છે આકાશવાણી પરથી આજે મનકી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે નાગરિકોના સહકાર વિના આ મહામારી સામે લડવું મુશ્કેલ છે તેમણે આ લડાઇમાં ડોક્ટરોની જેમ જ કોરોનાના ચેપનો ફેલાવો અટકાવવા અને સામાન્યનાગરિકોની તકલીફો ઘટાડવા વિવિધ રીતે સેવા કરનાર અદના નાગરિકોની સેવાને બિરદાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન અર્થશાસ્ત્રનો મોટી હિસ્સો ખુલ્યો છે પરંતુ લોકોએ વધુ સાવચેત અને સતર્ક રહેવું પડશે તેમણે જણાવ્યું કે શ્રમિક સ્પેશિયલ દ્રેનો અને વિશેષ દ્રેનો સહિત દ્રેન સેવા ફરી શરૂ થઈ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે નવા સમાધાનો શોધીએ તેમણે કહ્યું કે સરકારે આ દિશામાં અનેક પગલા લીધા છે શ્રી મોદીએ માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં કેટલાક નિર્ણયો લીધા છે જેણે ગ્રામીણ રોજગાર સ્વરોજગાર અને નાના ઉદ્યોગો માટે નવી તકો ઉભી કરી છે

તેમણે આયુષ્માન ભારતના લાભાર્થીઓ જ નહીં પણ આ યોજના હેઠળ દર્દીઓની સારવાર કરતા ડોક્ટર અને નર્સોને પણ શુભેચ્છા પાઠવી હતી

આશુતોષ અંતાણી જખો બંદર જખૌ બંદર ઉપર નોંધાયેલી તમામ માછીમાર બોટ કચ્છ ના અખાત માંથી પાછી ફરી ગઈ છે કારણ કે પહેલી જૂન થી માછીમારી બંધ કરવાનો હુકમ રાજ્ય સરકારે કર્યો છે